પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં દીક્ષાંત પ્રવચનમાં આ જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું હતું કેપોલીસ ફોરેન્સિક સાયન્સ અને ન્યાયતંત્રના મજબ્રતીકરણથી અપરાધિક પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવામાં ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે

પાંચ જ વર્ષમાં આ યુનિવર્સિટીએ છ હજાર જેટલા અધિકારીઓને તાલીમ આપી છે જયારે અઠ્ઠાવીસ દેશોના સાતસોથી વ્ધ પોલીસ અધિકારીઓ આ યુનિવર્સિટીમાં તાલીમ લઈ ગયા છે આ પ્રસંગે યુનિવર્સિટીના પાંચસો બાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી ચંદ્રવદન પદ્ટણી દીનદયાળ પોર્ટ કંડલાના પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ખાતરની હેરફેર બમણી થાય તે માટે યોગ્ય પગલાં લેવા કેન્દ્રીય જહાજી મંત્રાલયના સચિવ ગોપાલ ક્રષ્ણને તાકીદ કરી હતી ગઈકાલે બંદરની પ્રથમ વખત મુલાકાતે આવેલા સચિવે કહ્યું હતું કે કેન્દ્રીય ખાતર મંત્રાલયે કંડલા ખાતે ત્રણ ને બદલે છ લાખ મેટ્રિક ટન ખાતર મંગાવવા ઈચ્છા દર્શાવી છે તેમ તે અંગે વ્યવસ્થા થવી જોઈએ કાર્યકારી અધ્યક્ષ સંજય ભાટીયાએ વિવિધ વિભાગીના વડાઓને બંદરની પરિસ્થિતિ થી તેમને માહિતગાર કાર્ય હતા

જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રેમ્યા મોહને જાહેરનામું બહાર પાડતા જણાવ્યું છે કે આવી કામગીરી ના ઇનકાર કે બહિસ્કાર કરનારને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે હાલે જીલ્લાના અછતગ્રસ્ત તમામ તાલુકાઓમાં રાહતદરે ઘાસ વિતરણ પીવાના પાણીરોજગારી વગેરેની વ્યવ્સ્થા કરવા જરૂરિયાત રહે છે એ માટે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને સોપાયેલ કામગીરી તેમની ફરજ ઉપરાંત વધારાના ચાર્જ તરીકે કરવાની રહેશે

કચ્છ ભૂજં ઉપરાંત શહેરો ગામોમાં કલાત્મક રાખડીઓ સાથે સ્ટોલ સજાવાયા છે જ્યાં ગઈકાલે સુધી તેની ખરીદી માટે ધસારો જોવા મળ્યો હતો પરંપરાગત રાખડીથી માંડી વિવિધ રંગીન રાખડીઓની માંગ વ્ધુ રહી હોવાનું વેપારી વર્તુળોએ જણાવ્યું હતું

શુકન માટે વપરાતી ત્રણ ફૂલવાડી રાખડી થી માંડી મ્યુસીકલ કોલર ટયુનવાડી રાખડી ખરીદી થતી જોવા મળી હતી પાંચ રૂપિયાથી માંડી સો રૂપિયા સુધી વિવિધ રાખડીઓ બજારમાં ઉપલબ્ધ છે ભુજ તાલુકાના કુકમા ખાતેના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાયના ગોબરમાંથી બનાવેર્લી રાખડીઓ વેચાણમાં મૂકી છે

ગઈકાલે ભૂજમાં એક દ્દકાનમાં દરોડો પાડી કેસર પેડા અને શંકાસ્પદ ઘી ના નમુના કબજે કાર્ય હતા

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ કેવળ અરબી સમુદ્રમાં જ નીચાં વરસાદી વાદળો રહ્યા છે